ત્યાં આઠ તબક્કામાં યૂંટણીઓ યોજાવાની છે આ બંને રાજ્યોમાં ત્રીજા તબક્કામાં અને એક જ દિવસે છઠ્ઠી એપ્રિલે થવાની છે ત્યાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે

કેરળ તમિળનાડુ અને કેન્દ્ર શાસિત પુડુચ્ચેરીની યુંટણી છઠ્ઠી એપ્રિલે યોજાવાની છે

આજે પલક્કડમાં એક વિશાળ સભાને સંબોધન કરતાં તેમણે ઉમેર્યું કે જાહેર જીવનના તમામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદ પ્રયલિત છે કેરળમાં અવારનવાર રાજકીય હત્યાઓના બનાવોને કારણે ગંભીર ચિંતા થાય છે તેમ કહી પ્રધાનમંત્રી ધ્યાન દોર્યુ હતું

ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું છે કે ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા રાજસ્થાને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રાજસ્થાન સાહસ વીરતા કલા અને સંસ્કૃતિ માટે જાણીતું છે હર્ષવર્ધન કોવીડ ડોઝ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોકટર હર્ષ વર્ધને ભાર મૂક્યો છે કે કોવિડની તમામ રસી સલામત અને અસરકારક છે દિલ્ફી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજે કોવિડ રસીનો બીજો ડોઝ લીધા બાદ તેમણે લોકોને રસીકરણ માટે આગળ આવવા અને તેને જન આંદોલન તરીકે અપનાવવા તાકીદ કરી છે

રસીકરણ બાદ પણ કોવિડ વાયરસના સંક્રમણની શંકાને દ્વર કરતાં તેમણે કહ્યું કે રસીકરણ વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાને ખૂબ ઓછી કરે છે

શ્રી કોવિંદના ખબર અંતર વિશે પૂછપરછ કરવા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે એઈમ્સના નિયામક સાથે વાત કરી હતી શ્રી સિંહે તેમની સુખાકારી અને ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના પણ કરી તેમણે સફળ ઓપરેશન માટે ડોકટરોની ટીમને અભિનંદન પાઠવ્યા ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિએ છાતીમાં દુખાવાના પગલે આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી બાદમાં તેમને વધુ તપાસ માટે એઈમ્સમાં ખસેડવામાં આવ્યા હતા

આ એવોર્ડમાં પંદર લાખ રૂપિયા રોકડા પ્રશસ્તિપત્ર અને તકતી આપવામાં આવશે

આ પુરસ્કાર દેશના પ્રતિષ્ઠિત અને સર્વોચ્ય સાહિત્યિક એવોર્ડ તરીકે ઓળખાય છે

તે દલિત સંઘર્ષનો મહત્વપૂર્ણ સામાજિક અને ઐતિહાસિક દસ્તાવેજ છે

તેમણે આકાશવાણીમાંથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી હંસ એનજી બેંગાલુરુ સ્થિત સંશોધન પ્રયોગશાળા રાષ્ટ્રીય એરોસ્પેસ લેબોરેટરીઝ આવતીકાલે બે બેઠકવાળા તાલીમી વિમાન હંસ એનજીને અવકાશમાં છોડશે

આજે તાજિકિસ્તાનના દુશાંબેમાં નવમી હાર્ટ ઓફ એશિયા મંત્રી સંમેલનમાં બોલતાં શ્રી જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં શાંતિ માટે દરેક દેશોએ શાંતિ સ્થાપવા તરફ કામ કરવું જોઈએ હાર્ટ ઓફ એશિયા મંત્રી સંમેલન શરૂ થતાં પહેલાં તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે બેઠક કરી હતી

ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકા પણ લા પેરુઝમાં ભાગ લેવાના છે પરંતુ ભારતની પ્રથમ વખતની ભાગીદારી નોંધપાત્ર પગલા તરીકે જોવામાં આવે છે આ કવાયત પાંચમી એપ્રિલથી ત્રણ દિવસ માટે એપ્રિલ વચ્ચે યોજાનાર છે